પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજનો દિવસ આપણા માટે ઐતિહાસીક દિવસ છે કારણ કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના પર ભાર મુકાયો છે ભારતીય રેલવેના ઇતિફાસમાં પ્રથમ વખત દેશભરમાંથી આઠ દ્રેનો એક જ મુકામ સાથે જોડાઇ છે હવે ભારતીય રેલવે પર્યાવરણને અનુકૂળ હોય તેવી આધુનીક તેમજ આત્મનિર્ભર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

તેમણે વધુમાં જણાવ્યું કે કેવડીયા ભારતમાં મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે વિવિધ દેશોના પ્રવાસીઓ કેવડીયાની મુલાકાત લઇ રહ્યાં છે કેવડીયામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી નજીકના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં રોજગારીની તકો વધી છે આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રાસંગિક સંબોધન કર્યું મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કેવડીયા સ્ટેશન પ્રોજેકટના વિકાસથી આજુબાજુના આદિવાસી વિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃતિઓમાં વધારો થશે

આજે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે અખંડ ભારતના હિમાયતી અને એક ભારત શ્રેષ્ઠ ભારતના જેણે સપના સેવ્યા હતા તેવા સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જથાં સ્થિત છે તેવા સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે એકી સાથે શરૂ થયેલ રેલવે સેવા સાયા અર્થમાં સરદાર પટેલને શ્રધ્ધાંજલી અર્પણ થઇ છે

જ્યાં રાજ્ય સરકાર ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા નડીઆદ વિધાનસભા ના ધારાસભ્ય અને રાજ્ય સરકાર ના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈ ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ ખેડા કલેક્ટર અને વફીવટી તંત્ર ધ્વારા ટ્રેન નું સ્વાગત કરાયું હતું

આ સમારોહ ગાંધીનગર સેકટર તેરમાં મહાત્મા મંદિર તેમજ સુરતમાં ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાશે